રાજ્યમાં વરસાદવાળા વિવિધ વિસ્તારોમાં એન ડી આર એફ

કાયદામંત્રી રવિશંકર પ્રસાદે ગઇકાલે આ વિધેયક રાજ્યસભામાં રજૂ કર્યું હતું

આ વિધેયક બાદ હવે ટ્રિપલ તલાકની પદ્ધતિ અમાન્ય અને ગેરકાયદેસર ગણાશે અને એ પદ્ધતિ અપનાવનાર વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધાશે વિધેયકમાં મહિલાની ફરિયાદ પર પોલીસ દ્વારા સીધી ધરપકડની જોગવાઈ કરાઈ છે ત્યારબાદ પોલીસ દ્વારા સીધી તપાસ શરૂ થશે પીડિતાના સગા કે પિયરના સભ્યો જ કેસ દાખલ કરવા હકદાર રહેશે આ ઉપરાંત કેસ દાખલ કરવા પર પીડિતાની પહેલ પર જ મેજિસ્ટ્રેટની યોગ્ય શરતો સાથે સમાધાન થઈ શકશે આ ઉપરાંત આ વિધેયકમાં પીડીત મહિલા અને બાળકોને ભરણપોષણનું ભથ્યું આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે રાજ્યભરમાં મેઘરાજાની મહેર થઇ છે

સુરત વલસાડ ડાંગ અને રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે રાજકોટમાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ થયો છે

રાજકોટ શહેરમાં ભારે વરસાદ થવાથી રેલનગર અંડરબ્રીજમાં પાણી ભરાઇ ગયા છે જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલી પડી રહી છે આજી ન્યારી અને ભાદર ડેમમાં નવા પાણીની આવક થઇ છે

જામનગર અને દ્વારકા જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો સમગ્ર દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થતાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો

સુરત નવસારી તાપી ડાંગ જિલ્લામાં પણ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે

જ્યારે ગિરમાળ અને ગીરાધોધ રૌદ્ર સ્વરૂપે પડી રહ્યો છે

કોઝવે પાણીમા ગરકાવ થઈ જતા ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે સતત ત્રીજા દિવસે રાંદેર કતારગામને જોડતા કોઝ વેને બંધ રાખવામાં આવ્યો છે

મહુવા તાલુકાના ગામોમાંથી પસાર થતી ઓલણઅંબિકાપૂર્ણા અને કાવેરી નદીઓમાં નવા નીર આવ્યા છે અને બે કાંઠે છલકાઇ રહી છે અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે વલ્લભીપુરમાં સાત ઇંચ ઉમરાળામાં પોણા પાંચ ઇંચ ભાવનગર મહુવા ગારીયાધારમાં એક એક ઇંચ વરસાદ થયો છે રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર થઈ રહી છે

કચ્છમાં હવામાન વિભાગના વરતારાને પગલે ગઈ રાત્રે મેઘરાજાએ અબડાસા અને માંડવીમાં એક જ રાતમાં બે અબડાસાના વિવિધ ગામોમાં બે ઇંચ પાણી વરસ્યું છે લખપત મુન્દ્રા અને ભૂજ નખત્રાણામાં વરસાદ થયો છે તળાવ લહેરાતા થયા છે

ધીમી ધારે વરસતા વરસાદથી ધરતી પુત્રો ખેતીમાં જોતરાયા છે નર્મદા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે નર્મદા જિલ્લામાં પણ સતત વરસાદ વરસવાના અહેવાલ છે નાંદોદ તાલુકામાં સિઝનનો સૌથી વધુ સવા ત્રણ ઇંચ વરસાદ થયો છે નર્મદા જિલ્લામાં નર્મદા બંધ સિવાયના તમામ ડેમોની સપાટીમાં ક્રમશઃ વધારો નોંધાયો છે

ટી નવા પાણીની આવક થઇ છે જામનગરના લાખોટા તળાવમાં પણ પાણીની આવક શરૂ થઇ છે

ભારે વરસાદ થતા જૂનાગઢ જિલ્લાના વિલિંગડેમ અને નરસિંહ તળાવમાં નવા નીર આવ્યા છે ગિરનારની પહાડીઓમાં ભારે વરસાદના અહેવાલ છે

વલસાડ જિલ્લામાં સૌથી વધુ કપરાડા તાલુકામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં દોઢથી બે ઇંચ વરસાદ નોંધાયો છે ગઇકાલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વૉચની બેઠકમાં વિગતો આપતા રાહત નિયામક અને અધિક સચિવ શ્રી મનોજ કોઠારીએ જણાવ્યું હતું

શ્રી કોઠારીએ વધુમાં કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતની વરસાદની પેટર્ન મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઇમાં સારો વરસાદ થયો છે સમગ્ર રાજ્યમાં વધુ વરસાદ વાળા વિસ્તારોમાં એન ડી આર એફ ની ટીમોની સાથે વહીવટી તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે હાલમાં રાજ્યમાં વરસાદવાળા વિવિધ વિસ્તારોમાં એન ડી આર એફ

જેમાં નવસારી વલસાડ ઓલપાડ ઉપલેટા રાજકોટ ગિર સોમનાથ પાટણ અરવલ્લી પાલનપુર ભૂજ અને દાહોદ ખાતે એક એક ટીમ તહેનાત કરાઇ છે જ્યારે વડોદરા ખાતે ત્રણ અને ગાંધીનગર ખાતે એક ટીમ અનામત રાખવામાં આવી છે બનાસકાંઠાના વાવ અને થરાદ તાલુકાઓમાં થયેલા ભારે વરસાદના કારણે આ વિસ્તારમાં ચાલી રહેલી રાહતની કામગીરી અંગે પણ શ્રી કોઠારીએ વિવિધ વિભાગો સાથે સમીક્ષા કરી હતી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટની સર્વગ્રાહી કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી મુખ્યમંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિશ્વ પ્રવાસન ધામ તરીકે વિકાસ થઇ રહ્યો છે ત્યારે વડોદરાથી કેવડીયાની રેલવે કનેક્ટીવીટી માટે રાજ્યસરકારે જમીન સંપાદન અંગે તેમજ અન્ય સહયોગ આપ્યો છે તે અંગેની વિગતો બેઠકમાં મેળવી હતી

આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીનભાઇ પટેલ મુખ્ય સચિવ ડો

નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

દરિયામાં પવન અને મોજા હોવાથી બોટ કાઠે લાંગરી સકતી ન હોવાથી અને યાત્રિકોની સલામતીને લઇને ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો હતો

આ સમારોહમાં પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે અને નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ઓપન સ્ક્રલીંગના પ્રોફેસર ચંદ્રભૂષણ શર્મા પણ ખાસ ઉપસ્થિત રહેશે